આ સાથે પ્રધાનમંત્રીએ ભારત યુ એસ મૈત્રી બનશે દીર્ધના સુ ત્રોચ્યાર પણ કરાવ્યા હતા તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીના સંઘર્ષના દિવસો અને બાદ તેમની સાફલ્યગાથા દેશ માટે પ્રેરણાદાયી ગણાવા સાથે તેમની સિઘ્ઘિને સલામ કર્યા હતા સાથે ભારતના મફાન નેતાઓ સ્વામી વિવેકાનંદ સરદાર પટેલને યાદ કર્યા હતા તો બોલીવુડ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેગે કિકેટર સચિન તેડુલકરવિરાટ કોહલીના વિશેષ ઉલ્લેખ સાથે ભારતના તહેવારો હોળી દિવાળીની છણાવટ કરી હતી ટ્રમ્પ પરિવારની વિશ્વની અજાયબી સમાન તાજમહેલ મુલાકાત માટે આગ્રા શહેર સજ્જ બન્યુ હોવાના અહેવાલ છે સમગ્ર માર્ગો ઉપર ભારત અમેરિકાના ધ્વજો લગાવવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમ પ્રધાન યોગી આદિત્યનાથે પ્રોટોકલ મુજબ આગ્રાના અરિયા એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યુ હતું તાજમહેલની સું દરતા જોઈ ટ્રમ્પ આનંદ વિભોર થયા હતા અને કહ્યુ હતુ કે આ અકલ્પનીય છે

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને આપવામાં આવતી સબસીડી સીમિત કરી દીધી છે જેને પગલે આનો પુરો બોજ રાજય સરકાર પર પડવાની આશંકા છે

આ નિર્ણયને પરિણામે કેન્દ્ર સરકારે તે રાજયો પર પણ ધ્યાન આપવામાં આમદદ મળશે

જેમાં દરેક બાળક દીઠ પાલક માતા પિતા શોધવા સરકાર દ્રારા આદેશ થયો હતો જેમા પદાધિકારીજાગૃ ત નાગરિકો દ્રારા બાળક દત્તક લેવાયા છે

કે માં નીમાયેલા મેડીસીન વિભાગના નવા મુખ્ય તથા હેડ ઓફ ધી મેડીસીન ડીપાર્ટમેન્ટ તરીકે ડો બાબુલાલ બંબોરીયાની નિમણુક થતા તેમણે કાર્યભારસંભાળી લીધો છે